પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

તેમણે કહ્યું કે બંને મેટ્રો પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પ્રજાની ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને બનાવાયા છે

ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો આ સમારોહમાં જોડાથા હતા આ અવસરે ગૃહમંત્રી શ્રી શાહે કહ્યું કે આજનો દિવસ અમદાવાદ અને સુરતના લોકો માટે ઐતિહાસિક દિવસ છે મેટ્રો રેલ પ્રોજેક્ટને આવકારતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આ મેટ્રો રેલથી અમદાવાદ ગાંધીનગર અને સુરત શહેરોનો આર્થિક સામાજીક વિકાસ ઝડપી બનશે

ના ખર્ચે હાથ ધરાશે

જેમાં અરાઇવલ પ્લાઝા સાયકલ ટ્રેક પ્રવાસી સુવિધા કેન્દ્ર પીવાના પાણીની સુવિધા પાર્કિંગ ટોયલેટ બ્લોક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે

બ્લુ ફલેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ તરીકે માનવામાં આવે હો ખેડૂત ચર્ચા કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે અગાઉ નિર્ધારીત આજે યોજાનારી દસમા દોરની મંત્રણા હવે આવતીકાલે યોજાશે ક્રષિ મંત્રાલયે ગઇકાલે બહાર પાડેલી યાદીમાં આ માહિતી આપીને જણાવ્યું છે કે ખેડૂતોના બધા જ મુદ્દાઓને ઉકેલ મેળવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે દરમિયાન સર્વોચ્ય અદાલત દ્વારા ખેડૂતોની ફરિયાદો અને રજુઆતો સાંભળવા રચાયેલી સમિતી આજે તેની પહેલી બેઠક યોજાશે

સર્વોચ્ય અદાલતે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવિધ મુદ્દાઓ સાંભળીને સર્વસંમતી સાધવા ચાર સભ્યોની એક સમિતીની રચના પણ કરી છે સર્વોચ્ય અદાલત દ્વારા નિમાયેલ ચાર પૈકી ભારતીય કિસાન સંગઠનના ભુપીન્દરસિંહ માને સમિતીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો તેઓ સમિતીની આજની બેઠકમાં હાજર રહેશે નહીં

ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે કસ્તુરીરંગને પદવીદાન સમારોફના અતિથી વિશેષ પદેથી પદવી મેળવનાર વિદ્યાર્થીઓને આપ રાષ્ટ્રની આવતીકાલ છે તેમ જણાવીને અભિનંદન આપ્યા હતા શ્રી કસ્તુરીરંગને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે જીવનના દરેક તબક્કે ગમે તેવા સમય કે સંજોગોમાં પણ સતત શીખતા રહેવાનો વિદ્યાર્થીભાવ હૃદયમાં કાયમ રાખવો જોઇએ

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના યુવાનો નવા પડકારોને ઝીલી નવા વિયારો સાથે સજ્જ બને તેમજ જોબ સિકરમાંથી જોબ ગિવર બને તેવું આહવાન કર્યું હતું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસામાએ જી ટી

કેમ્પસમાં નિદર્શિત સ્ટુડન્ટ સ્ટાર્ટ અપનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ સ્ટાર્ટ અપ રાજ્યના યુવાનોનું શક્તિ સામાર્થ્ય દર્શાવે છે

બુક એન્ડ બ્લુમ્સ સ્ટાર્ટઅપના યશ ભદને આ વર્ષનો શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તા માટેનો ગોલ્ડ મેડલ અપાયો હતો

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ગઇકાલે અરવલ્લી જિલ્લા આરટીઓ તેમજ પોલિસ તંત્ર દ્વારા બાઇક રેલી યોજાઈ ગઈ એવી જ રીતે માર્ગ સલામતી સ્વચ્છતા કોરોના વોરીયરનું સન્માન બ્લેક સ્પોટ વેરીફીકેશન જેવા કાર્યક્રમો હાથ ધરાયા હતા

શ્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે યાત્રાધામ ઉંઝામાં યાત્રિકો માટે સુવિધાઓ વધારવા રાજ્ય સરકારે ધણાં કામ હાથ ધર્યા છે